રાજ્યસભાએ આજે આ વિષેયકને ધ્વનિમતથી બહાલી આપી હતી જયારે લોકસભાએ આ અગાઉ જ તેને મંજૂરી આપી હતી આ વિધેયકનું મુખ્ય ધ્યેય એસ

અને એસ ટી સમુદાયના લોકોને ન્યાય અપાવવાનો છે

ગઈકાલે રાજયસભામાં વિધેયક અંગેની ચર્ચામાં ભાગ લેતા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવરચંદ ગેહલોતે જજ્ઞાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ગરીબોના કલ્યાજ્ઞ અને દલિતોના હિતોનું રક્ષજ્ઞ કરવા પ્રતિબદ્ધ છે

વર્ગના લોકો સાથે અત્યાચાર થાય તો આવા કેસો હાથ ધરવા ખાસ અદાલતની રચના કરવાની જોગવાઇ છે

પરંપરાગત ખનીજ તેલનું સ્થાન લેવા જૈવ ઈંધણ મદદરૂપ થાય તેમ છે આ પ્રકારનું ઈંધણ પર્યાવરણને અનુકૂળ હોવાની સાથેસાથે પ્રામીજ઼ ક્ષેત્રમાં રોજગાર ઉત્પન્ન કરવામાં તથા ખેડૂતોની આવક વધારવામાં મદદરૂપ થાય તેમ છે

કેન્દ્ર સરકારે આ વર્ષના જૂન માસમાં જૈવ ઇંધણ અંગેની રાષ્ટ્રીય નિતીની જાહેરાત કરી હતી

અગાઉ રાજ્યસભાએ પણ આ પાંચ ભાષાઓ માટે અર્થઘટનની સુવિધા શરૂ કરી હતી

અને છેલ્લા દિવસે જાગરણ કરી મૂર્તિ વિસર્જન કરવામાં આવશે શીતલ વૈશ્નવ હવા માન કચ્છ જેની કાગડોળે રાહ જોઈ રહ્યું છે એ મોંઘેરા મહેમાન સમા મેઘરાજાએ બુધવાર રાતથી અપાર એર સાયકલોન સીઅસ્તમની અસર હેઠળ જીલ્લામાં ઝરમર સ્વરૂપે આગમન કર્યું છે બુધવારની રાતે ગાંધીધામ તેમજ મુન્દ્રાના ગ્રામ્ય વિસ્તારમાં અડધા ઇંચ જેટલો વરસાદ પડયો છે

લાંબા અરસા બાદ કચ્છમાં મેઘરાજા મન મુકીને વરસે એવી કચ્છવાસીઓની આશા ઠગારી નીવડી હતી